પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

ૈ રાજયમાં કોરોના કેસોમાં સતત વધારો મહાનગરોમાં સક્રિય કેસોની સંખ્યા વધી ે સમગ્ર રાજયમાં રંગ અને ઉમંગના તહેવાર હોળી ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી જો કે કોરોનાના કારણે જાહેર સમારોહ મોક્રફ રહ્યા

ન્યુ કોરોના ટ્યૂન મોરવા હડફ પેટા ચૂંટણી પંચમહાલનાં મોરવા હડફ વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટા યૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નિમિષા સુથારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે ગઈકાલે કોંગ્રેસે ઉમેદવાર તરીકે સુરે શ કટારાના નામની જાહેરાત કરી હતી ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથાર પૂર્વ ધારાસભ્ય રહી યૂક્યા છે જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કટારા ખેતી સાથે સંકળાયેલા છે

જે સંદર્ભે રાજકીય પક્ષના નેતાઓ મુખ્ય પ્રચારકોના નામની યાદી યૂંટણી પંચને મોકલી આપવામાં આવી છે

આ યાદીમાં કોંગ્રેસ પક્ષના રાજીવ સાતવ અમિત ચાવડા પરેશ ધાનાણી હાર્દિક પટેલ ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા શક્તિસિંહ ગોહિલ સિદ્વાર્થ પટેલ સહિતના અન્ય આગેવાનોના નામ પ્રચારક તરીકે સામે છે યૂંટણી પંચના ચોથી ફેબ્રુઆરીના આદેશથી મુખ્ય પ્રચારકને ચૂંટણી પ્રચાર દરમ્યાન આદર્શ આયારસંહિતાના અમલ અંગે તથા કરેલા ખર્ચ માટેની જોગવાઇઓ અંગે ધ્યાન દોરવામાં આવે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો

વી

રાજયભરમાં આજે હોળી ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે આ વર્ષે વધતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને હોળી નિમિત્તે યોજાનાર જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકાયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને હોળી પર્વની શુભકામનાઓ પાઠવી છે ટ્વીટ સંદેશમાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે પ્રકૃતિના નવસર્જનનું આ મહાપર્વ દરેકના જીવનને અનંત સુખ સમૃદ્ધિ અને ખુશીઓ સાથે નવસર્જીત કરે તેવી મંગલકામનાઓ

પ્રવાસીઓએ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ધૂળેટી પર્વ ઉજવ્યું હતું અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રંગોના તહેવાર ધૂળેટીના દિવસે કોરોના મહામારીના કારણે શહેરી વિસ્તારમાં સન્નાટો જોવા મળ્યો હતો તો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ઢોલ નગારા વગાડીને રંગોથી લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં ધૂળેટીની ઉજવણીમાં કેટલાક લોકો કોરોનાના ભય સાથે જોડાયા હતા નાના બાળકો ફળિયા અને શેરીઓમાં પિયકારી અને ફુગ્ગા લઇ રમતા નજરે પડ્યા હતા

દરમ્યાન ભરૂચના ઝઘડિયાના રાણીપુર ગામનો યુવાન ધૂળેટી પર્વ મનાવવા નદીમાં ન્હાવા પડ્યો હતો જે દરમ્યાન નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયું છે હવા માન રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આજે ગરમીનું મોજું ફરી વબ્યું હતું સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથ જ્રનાગઢ ભાવનગર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની કેટલીક જગ્યાએ તાપમાનમાં વધારો નોંધાયો હતો આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક સ્થળોએ ફીટ વેવ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગ્રામજનોએ યાત્રીઓનું ફલહાર સૂતરની આંટીથી ભવ્ય સ્વાગત કર્યું હતું

અમદાવાદથી પદયાત્રી તરીકે જોડાયેલા અને મુળ નવસારી જિલ્લાના વતની નૈતિક એચ દેસાઈએ પોતાના અનુભવોનું વર્ણન કરતાં કહ્યું હતું કે ગાંધીજીના સત્ય અને અહિંસાના વિયારો જન જન સુધી પહોંચે તેમજ લોકોમાં સર્વધર્મ સમભાવ સ્વાવલંબન નિકટતા બંધુતાની ભાવના કેળવાય તે આ દાંડી યાત્રાનો ઉદ્દેશ છે આ દાંડીયાત્રા આજે ભટગામ ખાતે રાત્રિરોકાણ કરશે આવતીકાલે સવારે ઓલપાડના ભટગામથી નિકળી યાત્રા સાંધિયેર ગામે આવી પહોંચશે કનેક્ટ ઝાલાવાડ કોરોના મહામારી દરમ્યાન રાજ્યની આર્થિક પરિસ્થિતિ પર વિશેષ અસર જોવા મળી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નાના વેપારીઓના ધંધા રોજગારને ઓનલાઇન જોડીને તેમની આવક જાળવી રાખવા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કનેક્ટ ઝાલાવાડ અને ઝાલાવાડ મિશન શરૂ કરાયું છે આ અંગે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ ઝાલાએ માહિતી આપી હતી

વધતાં સંક્રમણને પગલે રાજય સરકાર દ્વારા રસીકરણ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અમદાવાદના સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ માટે ગઇકાલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે

અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી શરૃ કરાયેલા આ અભિયાનમાં તમામ કેદીઓનું રસીકરણ કરાશે સાબરમતી જેલમાં અત્યારસુધી કોરોનાના બે હજાર જેટલા કેસો નોંધાયા હતા અમરનાથ યાત્રા શ્રી અમરનાથજી યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી પહેલી એપ્રિલથી શરૂ થશે બાલતાલ અને ચંદનવારી બંને રૂટથી યાત્રા કરવા માટે દેશભરની ર્બેંક શાખાઓમાંથી નોધણી કરાવી શકાશે

સરકારે તમામ કોવિડ પ્રોટોકોલના પાલનની શરતે મંજુરી આપી છે અને યાત્રાના સલામત અને સરળ સંયાલન માટે વિસ્તૃત સુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થા કરી છે